ચંદ્રયાન ઉપ મુકાયેલા એન્જીનની મદદથી તેની ભ્રમણકક્ષા ઓછી કરાશે

આમ થવાથી ઓબીટર સાથે જોડાયેલ અને ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરનાર લેન્ડર વિક્રમ માટે અનુકુળ પરિસ્થિતિ ઉભી થશે લેન્ડર વિક્રમ રોવર પ્રગ્યાનને લઈને ચંદ્રના દક્ષિણ ધૂવ ઉપર આગામી સાતમી સપ્ટેમ્બરે પર્ફોચશે

આજે જીલ્લાના અનેક વિસ્તારોમાં ભારે ઝાપટા તેમજ કેટલાક સ્થળે એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો ફોવાનું જાણવા મળ્યુ ફતું

મોટા બંધમાં જોશભેર પાણી વફી નીકળતા શફેરીજનો તેને જોવા તેમજ રવિવારની રજા માણવા ઉમટી પડયા હતા જયદીપ વૈષ્ણવ રાજયમંત્રી ડેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભુજની મૂલાકાત દરમિયાન નર્મદાનાં વધારાનાં નીર કચ્છ પફોંચાડવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી ફતી જેને પગલે ટપ્પર ડેમ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આફિરે નર્મદા નિગમના ઉચ્ય અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી ફતી ટપ્પર ડેમ તેમજ શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા વિવિધ પાસાંઓની ચર્ચા વિચારણા કરી જરૂરી દિશા નિર્દેશો આપ્યાં ફતા રાજયમંત્રીએ રૂવ્રાણી ડેમને નર્મદાના નીરથી ભરવા માટે સૂચના આપીને રાજાશાફી વખતના શિણાય ડેમને પણ નર્મદા નીરથી ભરવા માટે મોજણી શરૂ કરવા જણાવ્યું હતું

અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના મોટાભાગના ડેમ તળાવ છલકાઇ ગયા છે જિલ્લાના મધ્યમ અને નાની સિંચાઇ થોજના ફસ્તકના ડેમોમાં અગિયાર ફજાર સાતસો મિલીયન ધનફ્ટ નવા પાણીની આવક થઇ છે

સી

એસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસની રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવશે ઉજવણી અંતર્ગત આગણવાડીઓમાં ફાથ ધોવા અને પીવાના પાણી તેમજ શૌચાલયની ચકાસણી કરવામાં આવશે

મતદાર યાદીમાં મતદારોના ફોટો સફિતની વિગતોમાં સુધારો કરવા અવસાન પામેલ સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા તેમજ તમામ મતદારોની વસતી વિષયક વિગતોની ચકાસણી કરી શકાશે આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના પરિવારના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકાશે સુધારણા કામગીરી કરવા માટે નિયુકત બીએલઓ ડોર ટુ ડોર સર્વે કરીને ચકાસણીના આ કાર્યમાં જોડાશે તેવું જિલ્લા ચૂંટણી શાખામાંથી જાણવા મબ્યું હતું જયદીપ વૈષ્ણવ ગણેશ ચતુર્થી કચ્છભરમાં આવતીકાલે ગણેશ ચતુર્થી સાથે વિધ્નફર્તા દેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે આ ઉત્સવ પૂર્વે આજે સાંજે ભુજ અંજાર ગાંધીધામ સફિતના શફેરોમાં ગણપતિની મૂર્તિ ખરીદવા ભાવિકોની ભીડ ઉમટી ફતી અનેક પંડાલોમાં આવતી કાલે શ્રીજીની મૂર્તિની સ્થાપના થશે તેની સાથે ત્રણથી પાંચ દિવસીય ગણેશોત્સવનો આરંભ થશે તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે